પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું છે કે આવતીકાલથી રાજય સરકારની કચેરીઓ કાર્યરત થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી પ્રભાવિત વડોદરા શહેર જીલ્લાના જનપ્રતિનિધિઓ સાથે વીડીયો કોન્ફરન્સ ધ્વારા પરિસ્થિતિનો તાગ મેળવ્યો

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા એ જણાવ્યું છે કે પોલીસ અને આરોગ્ય કર્મીઓ ફન્ટલાઇન પર કામ કરી રહ્યાં છે ત્યારે તેમના મનોબળને ટકાવી રાખવા નાગરીકો સહયોગ કરે

મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિની કુમારે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતયીતમાં આ મુજબ જણાવ્યું હતું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલથી મહાનગરપાલિકા નગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો યાલુ કરી શકાશે ઉદ્યોગો મહત્તમ બાર કલાકની શિફટ રાખી શકશે છ કલાક પુર્ણ થાય એટલે અડધો કલાક વિરામ આપવો પડશે

સાંજે સાતથી સવારે છ સુધી મહિલા કર્મયારીને ફરજ ઉપર બોલાવી નહી શકાય શ્રી અશ્વીનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન પોલીસ ધ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે

મુખ્યમંત્રીશ્રીએ લીધેલા અન્ય એક નિર્ણય અંગેની જાણકારી આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ કે લોકડાઉન સમય દરમ્યાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઇન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે શ્રી વિજયભાઇ રૂપાણીએ આ કમ્પાઉન્ડીંગ ફી ની બાબતમાં પણ એવો નિર્ણય કર્યો છે કે હવેથી આવા ડિટેઇન થયેલા વાહનોના કિસ્સામાં ટ્ર વ્હીલર થ્રી વ્હીલર માટે રૂ

શિવાનંદ ઝા રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે કોરોના સંક્રમણને અટકાવવા માટે પોલીસ આરોગ્ય કર્મીઓ ફન્ટલાઇન ઉપર કામ કરી રહયાં છે ત્યારે તેમના મનોબળને ટકાવી રાખવા નાગરીકો સહયોગ કરે

કોરોના વોરીયર્સ પોલીસ કર્મીઓની રોગ પ્રતિકારક શકિત વધારવા પુરતી તકેદારી લેવાઇ રહી છે

સેનેટાઇઝ નગરપાલિકા સૌરાષ્ટ્રની અનેક નગરપાલિકાઓને પોતાના ગામ શહેર સેનીટાઇઝ કરવા માટે સોડિયમ હાઇપો કલોરાઇડ નામનું રસાયણનો જથ્થો તાતા કેમીકલ્સ કંપની તરફથી વિના મુલ્ચે આપવામાં આવે છે પોરબંદર ધ્વારકા ભાટીયા કલ્યાણપુર અને ખંભાળીયા જેવી નગરપાલિકાને આ રસાયણનો જથ્થો મળ્યો છે અને તેના છંટકાવની કામગીરી સારી રીતે પર પાડવામાં આવી છે આ અંગે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફીસર રૂદેશ હુદલ વધુ માહિતી આપે છે